બી

એ

વિધાનસભાના અધ્યક્ષાઆ સૂચનનો સ્વીકાર કર્થો હતો અનાજીહની બઠક મંગળવાર સવાર સુધી મુલત્વી રાખી હતી ભાજી ના સભ્ય મધુસ્વામીએ આ બાબતનો વિરોધ કરતા જણાવ્યું હતુ કે વિધાનસભાના અધ્યક્ષણાી ભા વચન મુજબ મતદાન ગઇકાલાયોજવું જાઇતુ હતું જા કે વિધાનસભાના અધ્યક્ષાઆ સૂચનનો અસ્વીકાર કર્યો હતો

વિદેશમંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું છાઠે ભારતનો પ્રથમ થી એ જ અભિગમ છાઠે ાકિસ્તાન સાથક્ષા દરેક મુદ્દાનો ઉકેલ લિ ક્ષીય મંત્રણા દ્વારા જ મળવવો જાઇએ

બી

બી

એ કં નીના પ્રમોટર ાર્થ ચક્રવર્તી તથા અન્ય લોકો સામાજિલર ીંડી અનાફોજદારી ગુનાનો આરો કર્યો છ ફરિયાદમાં નોંધ્યું છાકે આરો ીઓએ વધુ વ્યાજ આ વાની લાલય આ ીનાલોકો ાસશ્રી મોટી સંખ્યામાં નાણા મળવ્યા હતા

ટી

ની સંખ્યા ઘટાડવા એન ડી એ

ધારામાં સુધારો કરતી વખતામાહિતી યની સ્વાયત્તતા સાથાહોઇ ણ પ્રકારની બાંધછોડ કરાશભહિ

જયશંકરની ગઇકાલાદિલ્ફીમાં યોજાથલી બઠકમાં આ સહમતી સધાઇ હતી બન્નાઆગલ્રાનોએ વલ ાર ઉર્જા ક્રષિ સહિત વિવિધ ક્ષવ્વનો દ્વિ ક્ષીય સહકાર વધારવા અંગ યર્યાવિયારણા કરી હતી

શ્રી એસ